ભારતીય ચૂંટણી પંચના મુખ્ય ચુંટણી કમિશ્નર શ્રી સુનીલ અરોરા એ સ્પષ્ટતા કરી છે કે પંચ તમામના અભિપ્રાય આવકારે છે પરંતુ વોટીંગ મશીન કે વીવીપેટના બદલે મતપત્રકો તરફ પાછા લઇ જવા મજબુર ના કરવા જોઈએ તેમને વોટીંગ મશીન અંગેના તાજેતરના વિવાદોને કમનસીબ ગણાવ્યા નવી દિલ્હીમાં ચુંટણીને સર્વ સમાવેશી અને આવકાર્ય બનાવવા અંગેની એક પરિષદમાં બોલતા શ્રી અરોરાએ કહ્યું કે મતદાતાઓના સશક્તિકરણ માટે મતદાતાઓના શિક્ષણ અને ભાગીદારીનો કાર્યક્રમ સ્વીપ ખુબજ સફળ રહ્યું છે

પંચે ભૂતાનના ચુંટણી પંચ સાથે વ્યવસ્થાપન સહયોગ માટેના સમજુતી કરાર પણ કર્યા હતા

તેમણે કહ્યું કે બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના આરંભ થયા બાદ બાલિકા સશક્તિકરણની દિશામાં એક સામાજીક પરીવર્તન જોવા મળી રહ્યું છે તેઓ દિલ્હીમાં બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની વર્ષગાંઠ ઉજવવા યોજાયેલા સમારંભમાં બોલી રહ્યા હતા

શિક્ષણ કાયદો અને ન્યાય તંત્ર વૈધાનિક અને સંસદીય બાબતો મીઠા ઉધોગ ગૌ સંવર્ધન અને નાગરિક ઉદ્દયન વિભાગના મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમા તા

જીલ્લા મથક ભુજથી સાત કિલો મીટર ભારાપર સેનેટોરિથમ પાસે આવેલા સૂર્ય વરસાણી એકેડેમી સંકુલ ખાતે આયોજિત આ પ્રદર્શનમાં જીલ્લાની તમામ શાળાઓના બાળકો ભાગ લે તેવો પ્રાચાર્થ ડાયેટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જીલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીની સૂચનાથી અને જિલ્લા આયુ અધિકારી ડો

મહત્તમ તાપમાન દર્શક પારો પણ એક બે ડીગ્રી જેટલો નીચો ઉતારી જતા દિવસ દરમિયાન પણ લોકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી પવનની ગતિ સામાન્ય કરતા થોડી વધુ રહેતા ઠાર ડંખીલો બન્યો હતો